શ્રી શાહે બેઠકમાં ઉપસ્થિતોને આવકારતા જણાવ્યું હતું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારો અને બે રાજ્યો વચ્ચેના મુદ્દાઓને સર્વસમતિથી ઉકેલાશે તેમજ દેશના સમવાય માળખાને મજબૂત બનાવવાની ચર્ચા પર ભાર મુકવામાં આવ્યો હતો તદ્દપરાંત આ બેઠકમાં આરોગ્ય સલામતી તથા સમાજ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોને વિચારોના આદાન પ્રદાન માટે મંચ પુરો પાડે છે આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ મહારાષ્ટ્રના ગોવા મુખ્યમંત્રી અને દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો

આ માટે ફસલ વીમા યોજનાની માર્ગદર્શીકા મુજબ પાકનું જુદા જુદા જોખમોના અનુસંધાને જેમ કે વાવેતર ન થવું પાક નાશ પામનો સ્થાનિક આપત્તી જેવા સંજોગો તેજમ પાકના ઉત્પાદનમાં ઘટાડો તેમજ કાપણી બાદના જોખમોનો સમાવેશ થાય છે એમ યાદીમાં જણાવાયું છે

અરજીનો નિકાલ રાજ્યમાં આરટીઆઈ અરજીનો ઝડપી નિકાલ થાય અને નાગરીકોનો સમય બચે તે માટે ગુજરાત માહીતી આયોગ દ્વારા અરજીનો જલદી નિકાલનો અભિગમ દાખવીને માહિતી કમિશનર દિલીપભાઈ ઠાકર અને રાજ્ય માહિતી કમિશ્નર આર

વરસાણી દ્વારા દર બુધવારે રાજ્યના વિવિધ જિલ્લાઓની કલેકટર કચેરી સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સુનાવણી રાખવામાં આવે છે જેના લીધે અરજદારોના મુસાફરી ભાડાનો ખર્ચ ઘટે અને અધિકારી કર્મચારીઓને આપવા પડતા ટ

ડીએનું ભારણ ઘટતા સરકારી તિજોરીમાં નાણાની બચત પણ થાય છે

સ્ટેશન પર લોકો પાણીની બોટલ જ્યાં ત્યાં ન ફેંકે તે માટે તમામ પ્લેટફોર્મ પર બોટલ ક્રશિંગ મશીન મુકાશે અમદાવાદ ડિવિઝનના ઉચ્ચ રેલવે અધિકારીએ જણાવ્યું કે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કર્યા બાદ લોકો તેને જયાં ત્યાં ફેંકી દે છે આ પ્લાસ્ટિકની થેલીઓ પાણીમાં કે જમીન પર ઓગળતી નથી વધુમાં પ્લાસ્ટિકની થેલીઓ સળગાવવામાં આવે તો પણ તે સંપૂર્ણ નષ્ટ થતી નથી અને પ્રદૂષણ ફેલાય છે

સ્ટેશન પર તેમજ સ્ટોલ ધારકો અને વેન્ડરોને પણ આ અંગે જરૂરી સૂચના આપવામાં આવી છે જો વેન્ડરો તેમજ પેસેન્જરો આ સૂચનાનો અમલ નહીં કરે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે

ચાલુ વર્ષે પ્રથમવાર ઓનલાઈન ગણતરી ઈકોનોમિક સેન્સ એપદ્વારા થશે તેમજ આ મોજણી ત્રણ તબક્કામાં સંપન્ન થશે જેમાં પ્રથમ તબક્કે ઘરે ઘર બીજા તબક્કે ઘર અને વાણિજયક અને ત્રીજા તબક્કામાં વાણિજ્યિક ક્ષેત્રને આવરી લેવાશે આ મોજણી કેન્દ્ર સરકારને પંચવર્ષીય યોજના ઘડવામાં ઉપયોગી થાય છે

વધુ વિગતો મુજબ વાર્ષિક ફાઈલીંગમાં કરદાતા તથા કરવેરા લાહકારોને પડતી મુશ્કેલી દૂર કરવા અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે કેન્દ્રિય માલ અને સેવાકર મુખ્યાલય દ્વારા ુભજ તેમજ ગાંધીધામમાં જીએસટી રિટર્ન ફાઈલીંગ મેળાનું આયોજન કરાયું છે આ કાર્યશાળામાં વધુને વધુ કરદાતા હાજરી આપે તેવો મુખ્યાલય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

લોકોને શનિ રવિની રજાનો સમન્વય હોવાથી મેળાની મજા માણવા મળશે આ મેળો ત્રણ દિવસીય રહેશ ભુજ વિસ્તાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો આ મેળાન લાભ લેશે